આજે જિલ્લા મથક ભુજ ખાતેના સરકારી ઉમેદભુવન ખાતે રાત્રિ રોકાણ બાદ આવતીકાલે ધોરડો ખાતેના સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા સાથે કચ્છ કુળદેવી માતા આશાપુરાના સ્થાનક માતાનામઢ ખાતે પણ માથું ટેકવશે કેન્દ્રીય ગ્રહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સરહદી કચ્છ જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહેલા અમિતભાઈ શાહ આવતીકાલે ધોરડો ખાતે સીમા ક્ષેત્ર જન પ્રતિનિધિઓના સંમેલનમાં હાજરી આપશે ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે માતાનામઢ પહોંચશે જ્યાં આશાપુરા માતાજીના દર્શન કરશે અને પરત ભુજ હવાઈમથકે આવી ત્યાંથી જ અમદાવાદ જવા રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રીની આ કચ્છ મુલાકાતને પગલે પોલીસદળ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

તેઓએ આકર્યોલોજી વિભાગના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી રાજ્યપાલશ્રીએ ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલા જુરાસિક સમય કાળના વૃક્ષઅસ્મિઓ કે જે પથ્થર જેવા દેખાય છે તેવા ભૂપૃષ્ઠમા પડેલા વૃક્ષો દરિયાઈ જીવ અસ્મિઓ નિહાળી કચ્છમાં રહેલી જૈવ વિવિધતા અને પાણીને લીધે દરિયા જેવા દેખાતા રણનો નજારો નિહાળ્યો હતો અર્ફી વનવિભાગ અને પ્રવાસન કોર્પોરેશનના સંકલનથી ફોસીલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સફપરિવાર ધોરડો સ્થિત સફેદ રણની મુલાકાત લીધી હતી

જોકે દિવાળી એ ધનતેરસથી ભાઈબીજ સુધીનું પંચપર્વ છે પરંતુ ખરીદી માટે આજે એકાદશી પર્વથી લોકો બજારમાં ઉમટે છે આ વખતે કોરોનાની મહામારી અને મોંઘવારીની અસર વચ્ચે ખરીદી મંદ જોવા મળી છે પરંતુ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટશે તેવી વેપારી વર્ગ આશા રાખી રહ્યું છે

ગઈકાલે અંતિમ જંગમાં મુંબઈ ઈન્ડિયન ટીમે દિલ્હી કેપિટલ ટીમને પાંચ વિકેટે હાર આપી હતી